તેવી માહિતી ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે આપી છે તેમજ ટૂંક સમયમાં ઉમેદવારોને કોલલેટર પણ ઈશ્યુ કરાશે

તથા ઉમેદવારોને આવવા જવા જી્માં મુસાફરી વિનામૂલ્યે કરવાની રહેશે આ વખતે પરિક્ષા પારદર્શી ફૂલપ્રુફ અને કડક બંદોબસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાશે

આંબેડકરને તેમના ત્રેસઠમાં પરિનિર્વાણ દિવસે આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકર એક ન્યાયવાદી અર્થશાસ્ત્રી રાજનેતા અને સમાજ સુધારક હતા તેમણે દલિતો મહિલાઓ અને મજૂરો સાથે થતા સામાજિક ભેદભાવ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું

ત્યારથી લઈને આજના દિવસને પ્રતિ વર્ષ મહાનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે સમગ્ર દેશમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદભવન પરિસરમાં બાબા સાહેબની પ્રતિમાને પ્રષ્પાંજલિ અર્પણ કરી

વેંકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા

આંબેડકર નિર્વાણ દિનઃ રાજ્ય રાજ્યમાં પણ ડોકટર બાબાસાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના સારંગપુર ખાતે આવેલ ડો બાબાસાહેબની પ્રતિમાને લોકોએ આજે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડા સહિતના અગ્રણીઓએ બાબા સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા આશુતોષ અંતાણી ડો

વિવિધ રાજકીય પક્ષોમાં આગેવાનો સામાજિક સંગઠનો તેમજ અગ્રણી નાગરીકો દ્વારા બાબાસોહબને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા તેમજ વિવિધ સેવાકીય સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આશુતોષ અંતાણી નખત્રાણા સંકલન બેઠક નખત્રાણા પ્રાત કચેરી ખાતે નખત્રાણા લખપત તાલુકાની સંકલન બેઠક પ્રાંત અધિકારી જી

રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી હાલે અછતની સ્થિતિ છે ત્યારે તે સંજોગોમાં ડેમની આસપાસ ઘાસનું વાવેતર કરવું તેવો પણ મત રજૂ થયો હતો આ ડેમોમાં નરા સાનધ્રો ગજણસર જેવા ડેમોનો સમાવેશ થાય છે આ વાવેતર ખેતીવાડી કમિટી આત્મા પ્રોજેકટ હેઠળ તાલુકા વિકાસ અધિકારી ખેતીવાડી વિસ્તરણે ઘાસના વાવેતર બાબતે ડેમોની મુલાકાત લેવી તેવું જણાવાયું હતું

આ હાટ મેળામાં હાથશાળા હસ્તકલા કચ્છી ભરતકામ અજરખ બ્લોક પ્રિન્ટ લેકર વર્ક વુડ કાર્વિંગ કોપરબેલ બાંધણી પેચવર્ક ઈમીટેશન જવેલીરી સહિતની ચીજવસ્તુઓ પ્રદર્શન કમ વેચાણમાં રખાશે